પી રાજભરને મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા છે

રાજભાને પડતા મૂકયા છે રાજભારે લોકસભાની ચૂંટણીમાં તેમના પક્ષના ચિહ્ન ઉપર કેટલીક બેઠકો ઉપર ચૂંટણી લડી હતી રાજયપાલ રામ નાઇકે રાજભારને તેમના પદ ઉપરથી હટાવવાની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભલામણને સ્વીકારી લીધી છે

મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતાં રાજભારે રાજયમાં પછાતવર્ગોના અધિકારી ન જળવાતા હોવાનો ભાજપ સરકાર ઉપર આરોપ મૂક્યો હતો અને તેમણે પછાતવર્ગોના અધિકારો સામે લડત આપવાની સજા મળી હોવાનો આક્ષેપ પણ કર્યો છે

ગઈકાલે દિલ્હીમાં નાયબ ચ્રંટણી કમિશનર ઉમેશ સિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા તથા વરિષ્ઠ નાગરીકોએ આ વખતની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં મતદાન કર્યું હતું હિંસાના કેટલાક બનાવોને બાદ કરતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી

દરમ્યાન ગઈકાલે યોજાયેલી સાતમા અને આખરી તબક્કાની ચૂંટણીમાં આશરે ફપ ટકાથી વધુ મતદાન થયું છે

લોકસભાની ચૂંટણીની મતગણતરી સાથે ઓડિશા આંધ્રપ્રદેશ અરૂણાચલપ્રદેશ અને સિક્કીમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ આગામી ગુરૂવારે યોજાશે આકાશવાણીના સમાચાર વિભાગે વિશ્વસનીય અને છેલ્લામાં છેલ્લા પરિણામોના સમાચાર પૂરા પાડવા વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે

ડી એ

મોટાભાગની ન્યુઝ ચેનલોએ એન ડી એ

પી એ

જોકે કેટલીક ચેનલોએ એન ડી એ મોરચો બહુમતી માટે જરૂરી બેઠકથી સહેજ ઓછી બેઠકો મેળવશે તેમ પણ જણાવ્યું છે

પી એ

જેમાંથી એકના માથે રોકડ ઇનામ પણ હતું પોલિસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળો સાથેની સંયૂક્ત કાર્યવાહીમાં મંગતેર ગામ નજીકથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી

કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપીને તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાતા આ બંને બેઠકોની પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે દરમિયાન ગઈકાલે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાટપરા ખાતે થયેલા હિંસાના બનાવના વિરોધમાં દેખાવકારોએ રેલ માર્ગ ઉપર આજે સવારથી દેખાવો કરતાં બરાકપોરા સેલ્દાહ રેલવે માર્ગ ઉપરનો રેલ વ્યવહાર ખોરવાયો છે

દર બે વર્ષે યોજાતી આ સંયુક્ત કવાયતમાં દરિયાઈ યુદ્ધના વિવિધ પ્રકારનો અભ્યાસ કરાશે જેમાં હવામાંથી દરીયાઈ લક્ષ્ય ઉપરના હુમલા લક્ષ્યને વિંધવા સંકલન સાધીને કામગીરી કરવી એરીયલ ટ્રેકીંગ જેવી કામગીરી હાથ ધરાશે

આ કવાયતથી ભારત અને સિંગાપુરના નૌકાદળો વચ્ચે સારૂ સંકલન સાધી શકાયું છે તથા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બન્યા છે

ભારતના એમ સી

નડાલે ઈટાલીયન ઓપન સ્પર્ધા નવમી વખત જીતી લીધી છે

હત્યા કરવાનું કોઈ કારણ જાણી શકાયુ નથી

આ સંધીમાં સમગ્ર વિશ્વમાં એક સમાન તોલમાપની પદ્ધતિ પુરી પાડવાની જોગવાઈ છે આ સંધીનું મુખ્ય ધ્યેય લોકોને ગુણવત્તાયુક્ત જીવન પુરૂ પાડવાનો છે તેમજ ઓઘોગિક ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય વેપારમાં મદદરૂપ થવાનો છે